પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે

સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકાના પાલન સાથે કામગીરી કરાશે તેમજ અદાલતોમાં કોવિડ ઓફિસરની નિમણૂક કરાશે

અદાલત સંકુલના એ ટી એમ બંધ રહેશે કેન્ટીનમાં પાણી ચ્હા કોફી અને પેકેજ ફડ રખાશે તેમજ તમામ લોકો માટે માસ્ક ફરજિયાત અને થર્મલ ચેકીંગ બાદ જ પ્રવેશ અપાશે આ ઉપરાંત ન્યાયાધીશ અને સ્ટાફના ટેબલ વચ્ચે પ્લેક્સી ગ્લાસ કે એક્રેલીક શીટ મૂકાશે

તેમણે આ પત્ર મહાનગરપાલિકા કમિશ્નર ઉપરાંત પોલિસ કમિશ્નરને પણ પાઠવ્યો છે અને ગેરકાયદેસર ગોદામ શોધવાની કાર્યવાહીમાં મહાનગરપાલિકાને સહકાર આપવા કહ્યું છે

પોતાનો ધંધો રોજગાર ખોલવા માંગતી બહેનોને કઈ રીતે ઉપયોગી થઈ શકાય તેના ઉપર આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી સુરતના અગ્રણી ડોક્ટર વકીલ અને પ્રોફેશનલ આ બેઠકમાં હાજર હતા સાંસદ દર્શનાબેન જરદોશે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાનો લાભ કઈ રીતે લઈ શકાય તેનું માર્ગદર્શન બહેનોને આપવાની વ્યવસ્થા કરવાનું સૂચન કર્યું હતું